તમામ મતગણતરી કેન્દ્રો ઉપર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

જેના ડેટા ક્લીયર થશે બાદમાં પોસ્ટલ મતોની ગણતરી હાથ ધરાશે દરેક મતગણતરીના હોલમાં વીવીપેટના મતો ગણવા અલગ ટેબલ હશે

આર પી જવાનો તથા કમ્પાઉન્ડ બહાર વ્યવસ્થા માટે પોલીસ જવાનોનો સ્ટાફ તૈનાત રહેશે

જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે

મતગણતરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મતગણતરી મહેસાણા મહેસાણા લોકસભા બેઠક તેમજ ઉંઝા વિધાનસભા બેઠકની મતગણતરી આવતીકાલે મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે યોજાશે

મતગણતરી સ્થળે બી એસ એફ

સીસીટીવી કેમેરા મતગણતરી સ્થળે લગાવવામાં આવ્યા છે મતગણતરીના સ્થળની આજબાજૂથી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ભાવનગર મતગણતરી ભાવનગર લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલે સવારે આઠ વાગે વિદ્યાનગર સરકારી ઇજનેરી કોલેજમાં હાથ ધરાશે જિલ્લા ચૂંટણી પંચે મતગણતરી માટે તમામ તૈયારીમાં પૂર્ણ કરી છે

સરકારી કર્મચારીઓ તથા સર્વિસ વોટર દ્વારા થયેલ પોસ્ટલ મતપત્રની ગણતરીની વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે મતગણતરીના દિવસે મતગણતરીના સ્થળે મોબાઈલ ફોન વાયરલેસ સેટ કોડલેસ ફોન સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

ઇવીએમ સ્ટોરેજ ખેડા વિજાણુ મતદાન કેન્દ્ર અને વીવીપેટના સંગ્રહ અને જાળવણી માટે નડીયાદમાં નવનિર્મિત સ્ટોરેજ બિલ્ડીંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી સુધીર પટેલે જણાવ્યું છે કે નડીયાદમાં ચાર હજાર ઇ વી એમ મુકી શકાય તેવું ઈવીએમ સ્ટોરેજ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડા લોકસભા બેઠકની મતગણતરી બાદ ઉપયોગમાં લેવાયેલા ઇવીએમ અને વીવીપેટનો આ સ્ટોરેજ બિલ્ડીગમાં સંગ્રહ કરવામાં આવશે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પણ ઇવીએમ સ્ટોરેજ બિલ્ડીંગનું લોકાર્પણ ડાંગ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી એન

ડામોરે કર્યું હતું અકસ્માત ભાવનગર રાજકોટ હાઇવે પર માંડવા અને ઢસા વચ્ચે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજયા છે

કારમાં સવાર માતા પુત્રના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા પરિવારના અન્ય ત્રણ સભ્યોને ઇજા થતા સારવાર માટે સિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે